રાષ્ટ્ર પતિ કચ્છ ધોરડોની મુલાકાત રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઈ કાલે બપોર બાદ તેમના પરિવાર સાથે ભુજ આવી પહોંચતા ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે તેમનું રાજ્યના પ્રવાસન આદિજાતિ વિકાસ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સ્વાગત કર્યુ હતું રાષ્ટ્રપતીએ તેમના પરિવાર સાથે કચ્છના વિવિધ વિશ્વ વિખ્યાત ધોરડોના સફેદ રણની મુલાકાત લઈ ત્યાંના ભવ્ય સુર્યાસ્ત તેમજ સુર્યોદય નિહાળ્યા હતા

ઉપરાંત કણ કણ મે રણ નૃત્ય નાટિકા પણ રજુ કરવામાં આવી હતી આ અગાઉ રાષ્ટ્રપતિના આગમન સમયે ભુજ એરફોર્સ સ્ટેશન પર રાજયમંત્રી વાસણભાઈ આહિરકચ્છ મોરબી સાસંદ વિનોદ ચાવડા ભુજ નગર અધ્યક્ષા સુશ્રી લતાબેન સોલંકીએર કોમોડોર નિલેશ જોષી આઈ જી

બી વાઘેલા સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિનું પુષ્કગૃચ્છ તેમજ શાલ થી સ્વાગત કર્યુ હતું

મન કી બાતના મુળ હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુંવાદ પ્રસારિત કરાશે જેનુ પુન પ્રસારણ રાત્રે આઠ વાગ્યે કરાશે મન કી બાત આકાશવાણી અને દુરદર્શનના પુરા નેટવર્ક પરથી સહ પ્રસારિત કરાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય આકાશવાણી તેમજ ડીડી ન્યુઝની યુ ટ્યુબ ચેન્લસ પરથી પણ પ્રસારિત કરાશે

તેઓ એક જન સભાને પણ સંબોધન કરશે

ગઈ કાલે વારાણસીમાં દીનદયાળ હસ્તકલા સંકુલ ખાતે એક જિલ્લો એક ઉત્પાદન પરિષદમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આવી પહેલ માટે અભિનંદનદન આપ્યા હતા આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદીએ લાખો પેન્સનર્સને ઉપયોગી એવી સર્વગ્રાહી પેન્સ વ્યવસ્થાપન પધ્ધતિવાળુ સંપન્ન સોફટવેર રાષટ્રને અર્પણ કર્યુ હતું

શિક્ષણ વિના કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે યુવા શક્તિ શિક્ષણ દ્રારા સ્વાવલંબી બનીને સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહભાગી બને તે સમયની માંગ છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે વર્ષોથી શૈક્ષણિક પ્રવૃતિ કરનાર ગોઝારીયા કેળવણી મંડળ પોતાની શ્રેષ્ઠ કામગીરી વડે આસપાસના વિસ્તારો માટે શિક્ષણનું ધામ બન્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર મેચની શ્રેણી હાલે બંન્ને ટીમો એક એક થી બરોબરી પર છે

હવામાન સમગ્ર રાજ્યનીની સાથે કચ્છ જિલ્લામાં પણ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યુ છે જિલ્લાના ત્રણ મથકોનું નીચામાં નીચુ તાપમાન દસ ડિગ્રી સેલસિયન્સની અંદર રહેવા પામ્યુ હતું પવનની ગતિ સરેરાશ કરતા સહેજ વધુ રહેતા લોકોએ ડંખીલા ઠારનો અનુભવ કર્યો હતો